તથા સુક્ષ્મ લાગુ અને માધ્યમ ઉદ્યોગ ક્ષેત્રના ઉત્પાદનોથી નિકાસને નવું બળ મળશે

આરતી ભદ્દ નાણામંત્રી અરુણ જેટલી જાહેર ક્ષેત્રની બેન્કોના જોડાણને કારણે કોઈ નોકરી ગુમાવશે નહિ તેવી ખાતરી નાણામંત્રી અરૂણ જેટલીએ લોકસભામાં આપી હતી ઉલ્લેખનીય છે કે આ સપ્તાહના પ્રારંભમાં કેન્દ્રીય મંત્રીમંડળે બેંક ઓફ બરોડામાં વિજય બેંક અને દેના બેન્કને મેળવી દેવાના પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી હતી તે સંદર્ભે નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે આ જોડાણને કારણે ત્રણે બેંક પૈકીના કોઈ કર્મચારીની નોકરી જશે નહિ આરતી ભદ્દ મ્ખ્યમંત્રી એઈમ્સ કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટને હાલમાં મળેલ એઈમ્સની ભેટ માટે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપની એ આ બહાર વ્યક્ત કરતા કહ્યું હતું કે ગુજરાતને એઈમ્સ આપીને એક આરોગ્યલક્ષી અને ઉમદા ભેટ મળી છે જેનાથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આરોગ્યલક્ષી સુવિધામાં અનેક ઘણો વધારો થશે તેમજ આરોગ્ય સેવા વધુ સુગમતા થી મળી રહેશે

તેમજ ભુજ ટાઉનહોલ ખાતે ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કર્યું હતું તદુપરાંત જીલ્લામાં પાણીની તંગી નિવારવા બે ડીસેલીનેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે જેના ટેન્ડર ઉતરાયણ પહેલા જાહેર કરવામાં આવશે

ટી ઈ

આરતી ભદ્દ અછત સમીક્ષા મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છ માં ઊભી થયેલી અછતની પરિસ્થિ તિની આજે ભુજ ખાતે જિલ્લાતના વહીવટીતંત્ર સાથે ખાસ સમીક્ષા બેઠક કરી હતી

ચાલુ માસથી કચ્છાને પાણી પૂરૂ પાડતાં મહત્વનનાં ટપ્પાર ડેમને નર્મદાના નીરથી ભરવાનું પણ જણાવ્યુંર હતું

એચ સી